પહોંચ્યો

ગીર અભ્યારાસ્થ અને કચ્છનું ધુડખર અભયારાસ્થ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પેટા ચંટણી રાજ્ય વિધાનસભાની છ બેઠકોની ચોજાનાર પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર અભિયાન વેગવાન બનાવાયું છે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરાઈવાડી ખાતે વિશાળ જનસભા સંબોધી ફતી અમરાઈવાડી બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના સમર્થનમાં ચોજાયેલી આ જનસભામાં મુખ્યમંત્રીશ્રીએ ભાજપ સરકારની લોક કલ્યાણકારી યોજના થકી લોકોને થયેલા લાભો અંગે માહિતી આપી હતી આજે શ્રી રૂપાણી માલપુર થરાદ અને રાધનપુર ખાતે જાહેરસભા સંબોધશે શ્રી રૂપાણી કરજણ તાલુકાના દેવાન ખાતે મેઈક ઈન ઈન્જિયા અંતર્ગત બનાવવામાં આવેલા નવા પ્લાન્ટનું ઉદઘાટન કરશે દરમ્યાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સમી ખાતે ગઈકાલે નાડોદા રાજપૂત સમાજનું સંમેલન ચોજાયું ફતું રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપ નેતા અગ્રણીઓ કાર્યકરો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનિય છે કે પેટા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાધનપુર બેઠક પર બધાની નજર છે આ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રધુભાઈ દેસાઈ વચ્ચે સીધો જંગ છે અલ્પેશ ઠાકોરને મળી રહેલા ઠાકોર સમાજના સમર્થન સામે કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રચારમાં ઉતાર્યા છે ગઈકાલે સાંજે સમીના વરાણા પાસે ઠાકોર સમાજના યોજાયેલા સંમેલનમાં જગદીશ ઠાકોર અને કોંગ્રેસ નેતા ભરતસિંફ કાર્યકરોને રધુભાઈને જીતાડવા એડી ચોટીનું જોર લગાવવા ફાંકલ કરી હતી આ ઉપરાંત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગઈકાલે લુણાવાડા ખાતે રાત્રિસભા સંબોધી હતી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંફ ચૌફાણને જીતાડવા અપીલ કરી ફતી વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણી આજે બાયડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસુભાઈ પટેલના સમર્થનમાં બાયડ વિસ્તારના ગામોમાં ચૂંટણી પ્રચાર કરશે દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણી સંદર્ભે મતદાન અંગે એક્ઝીટ પોલ અને ઓપીનીયન પોલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રરેશન કરાવ્યું છે કે તે તમામ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકશે

આ માટે કોઇ નવું રજીસ્ટ્રેશન યુવાનોએ કરવાનું રહેશે નફી પરીક્ષા માટેના કોલલેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે

ટ્રાફીક વિભાગ દ્રાવા પાંચથી વધુ વખત મેમો ન ભરનાર લોકોની યાદી તૈયાર કરાઇ છે જેમને ટ્રાફીક વિભાગ ધ્વારા નોટીસ અપાશે

ઉલ્લેખનીય છે કે દંડ ભરવાનો બાકી હોય તેવા વાફન ચાલકોના ઘરે જઇ નોટીસ પાઠવવા ટ્રાફીક વિભાગ દ્રારા ખાસ સ્કવોર્ડની રચના કરાઇ છે

ફાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે આ રણમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી નો બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે જ્યારે ગીર અભયારણ્યમાં પણ વનરાજોનું વેકેશન ગઈકાલે પૂરું થયું છે અને ગઈકાલથી આ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાયું છે

ગઈકાલે સવારથી સિંફ દર્શન પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પાલિતાણા ટ્રેન આજથી પાલીતાણાથી બાંદ્રા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ થશે આજથી શરૂ થતી આ ટ્રેન બીજી જાન્યુઆરી સુધી વિશેષ ભાડા સાથે દોડાવવામાં વશે

આ ટ્રેન બંને દિશાઓમાં સિહોર સોનગઢ ધોળા બોટાદ વિરમગામ અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત વાપી તથા બોરીવલી સ્ટેશન પર રોકાશે આ ઉપરાંત અમદાવાદ પાલનપુર સ્ટેશનમાં ડબ્લિંગની કામગીરી ચાલુ જોવાથી કારણે સાબરમતી ભગતની કોઠી સાબરમતી એક્સપ્રેસ આવતીકાલ સુધી રદ રફેશે ટ્રેન આજે સવારે સવા ચાર વાગ્યાની આસપાસ પાલનપુર ગાંધીનગર પેસેન્જર ટ્રેન ભીમસાર ચાર્ડ ખાતે પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે જોકે ટ્રેન ખડી પડવાની ઘટનામાં કોઈ મોટુ નુકશાન કે જાનફાનિ થઈ નથી તમામ મુસાફરો સુરક્ષિત છે આ ઘટનાના કારણે સયાજીનગરી એક્સપ્રેસ તથા કચ્છ એક્સપ્રેસ ટ્રેનોના આવાગમન પર અસર પડશે પ્રો કબ્બડી અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી પ્રો કબક્રી લીગમાં ગઈકાલે બેંગલુડુ બુલ્સ અને દબંગ દિલ્ફી તથા બંગાળ વોરિયર્સ અને યુ મુમ્બા વચ્ચે સેમી ફાઈનલ મેચો રમાઈ ફતી

વલસાડ વલસાડ ખાતે રાજ્યકક્ષાના ખેલ મફાકુંભ તથા ખેલો ઇન્ડિયા ટેબલ ટેનીસ સ્પર્ધાનો શુભારંભ થયો છે

તેને અનુલક્ષીને જુનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા બેઠક ચોજવામાં આવી હતી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ ને કોઈ મુશ્કેલી ના પડે તે માટે વિશેષ આયોજન ફાથ ધરાયું ફતું વન વિભાગ દ્વારા જંગલના રોડ રસ્તા ની સુધારણા વીજ કંપની દ્વારા લાઈટ મફાપાલિકા દ્વારા આરોગ્ય પાણી સફિતની સુવિધા ઉભી કરવા માં આવશે તેમ કલેક્ટર સૌરભ પારધીએ જણાવ્યું ફતું ભારત સાધુ સમાજના પ્રમુખ મફત મુક્તાનંદબાપુએ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત રહે અને જગલ સ્વચ્છ રહે તે માટે ભાવિકોને સફકાર આપવા અનુરોધ કર્યો હતો